શ્રી મોદીએ કહયું કે રાયબરેલી કારખાનું ટુંક સમયમાં જ રેલ ડબ્બા ઉત્પાદનનું આંતરરાષ્ટ્રીય કેન્દ્ર બની જશે તેમણે કહયું કે આવનારા બે ત્રણ વર્ષોમાં આ કારખાનામાં વાર્ષિક ત્રણ હજાર રેલના ડબ્બાનું નિર્માણ થવા લાગશે તેમણે કહયું કે સરકાર ઈચ્છે છે કે તેની વાર્ષિક નિર્માણ ક્ષમતા વધારીને પાંચ હજાર કરી દેવામાં આવે પ્રધાનમંત્રીએ કહયું કે આ ફેકટરીમાં ઝડપી રેલગાડીઓ અને મેટ્રો ટ્રેનના ડબ્બા અને એલ્યુમીનિયમના કોચ બનાવવામાં આવશે

સિંધુ ભારતીય બેડમિન્ટન ખેલાડી પી વી સિંધુ બેડમિન્ટન વર્લ્ડ ટુર ફાઇનલ જીતીને પ્રથમ ભારતીય ખેલાડી બનવાનું બહુમાન મેળવ્યું છઠ્ઠા ક્રમની સિન્ધીએ બીજા ક્રમે રહેનાર જાપાનની બેડમિન્ટન ખેલાડી ઓફકારાને પરાજય આપ્યો હતો

વી

આરતી ભદ્દ દુષ્કાળ સ્થિતિ નિરીક્ષણ કચ્છમાં દુષ્કાળની પરિસ્થિતના જાત નિરીક્ષણ અર્થે ભારત સરકારના કૃષિભવનના જોઇન્ટ સેક્રેટરી મિનિસ્ટર ઓફ એગ્રીકલ્યર એન્ડ ફાર્મર્સ વેલ્ફેર ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્યર કો ઓપરેશન એન્ડ ફાર્મર વેલ્ફેર અમિતાભ ગૌતમના વડપણ હેઠળની ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમ ગઈકાલે ભુજ આવી પહોંચી હતી કેન્દ્રીય ટીમે ગઈકાલે સૌ પ્રથમ કલેકટર કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં જિલ્લાના વહીવટીતંત્ર સાથે બ્રિફિંગ મીટીંગ કરી જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન પાસેથી સમગ્ર કચ્છની અછતની પરિસ્થિતિનું ઘાસ પાણી કૃષિ પશુપાલન સિંચાઇ રોજગારી વગેરે વિવિધ વિભાગોના પ્રેઝન્ટેશનના માધ્યમથી આંકડાકીય અને ફોટોગ્રાફસ મીડિયાના અહેવાલ સહિતની વિગતો મેળવી હતી આરતી ભદ્દ પાકિસ્તાન જળસીમા દેશની કચ્છ સરફદની ક્રિક વિસ્તારની સામેની બાજુ પાડોશી દેશ પાકિસ્તાનની સીમા પાર પાકિસ્તાન નેવી દ્વારા સીમા પારનું પેટ્રોલિંગ સઘન બનાવ્યું હોવાના અહેવાલ છે પાકિસ્તાન દેશની જળસીમાએ ગુંજી ક્રિક વિસ્તારમાં દિવસ રાત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે તેથી ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક બની છે તદુપરાંત સપ્તાહે જ પાકિસ્તાન મેરી ટાઇમ સેક્વરીટી એજન્સીએ પોતાના માછીમારોને જળસીમા નજીક ન જવાની સુયના આપી છે

આથી તમામ માધ્યમિક અને ઉચ્યતર માધ્યમિકના શિક્ષકોઆચાર્ય અને વફીવટી સ્ટાફ અચૂક ફાજર રહેવા જીલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવવામાં આવેલ છે